કમાન્ડર્સ કોન્ફરેંસ ખુલ્લી મુક્તા અગાઉ તેઓ સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાતે ગયા હતા અને સરદાર સાહેબ ને શ્રદ્વાંજલી અર્પણ કરી હતી ચીફ ઓફ ધ ડિફેંસ સ્ટાફ બિપિન રાવતની આગેવાનીમાં યોજાયેલા આ સંરક્ષણ મંથનમાં પાય દળ નૌકાદળ અને હવાઈ દળના વડાની ઉપરાંત અનેક નિષ્ણાંતો પણ જોડાયા છે સંરક્ષણની જવાબદારી સાંભળતી ત્રણેય પાંખ વચ્ચે સંકલન વધુ ઉત્તમ બને તેવા ઉપાય વિચારવાની સાથે એક નવા એર કમાન્ડ અને મેરિટાઈમ કમાન્ડની રચના કરવા અંગે પણ અહી નિર્ણય થઈ શકે છે અતિ મહત્વની આ લશ્કરી પરિષદનું સમાપન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના પ્રવચન સાથે થશે

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના રસી મુકાવ્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે આમ કહ્યું હતું સ્વદેશી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત હોવાનો દાવો કરતાં શ્રી પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નોથી તૈયાર થયેલી સ્વદેશી વેક્સિન ને લીધે દુનિયામાં ભારતની કાબેલિયત ને લોકો માન ભરી નજરે જોતાં થયા છે ખુદ પ્રધાનમંત્રી મોદી એ વેક્સિન લઈ તેની વિશ્વસનીયતાનું પ્રમાણ રજૂ કર્યું હોવાનું પણ શ્રી પટેલે અહી જણાવ્યુ હતું

કોવિડ રસી મૂકવવા માટે આરોગ્ય ખાતાની મદદ લેવાનું પણ તેમણે ધારાસભ્યોને કહ્યું છે કલ્પના શાહ્ કચ્છ નર્મદા પ્રશ્ને ઉચ્ચસ્તરીય બેઠક કચ્છના નર્મદા પ્રશ્ને ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે તેમ રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે જીલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમની આગેવાનીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને મળીને જીલ્લાની મુખ્ય સિંયાઈ યોજના તેમજ વધારાના પાણીની યોજના અંગેની રજૂઆત કરતા આવતા અઠવાડિયે કચ્છના તમામ ધારાસભ્યો સંસદ સભ્ય તેમજ નર્મદા નિગમના ઉચ્ચઅધિકારીઓની બેઠક બોલાવી છે શ્રી રૂપાણીએ કચ્છના ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં નર્મદાના કામોની પ્રગતિ અને અધ્રાશોની વિગતો રજુ કરવા જણાવ્યું છે જેથી તેનો યોગ્ય નિકાલ લાવી શકાય રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે ઉમેર્થું હતું કે મુખ્યમંત્રી કચ્છ માટે હકારાત્મક વલણ ધરાવે છે અને નર્મદા યોજના માટે નાણાની કોઈ કમી નથી તેવી ખાતરી આપી છે કલ્પના શાહ મહિલા દિવસ બાઈટ જ્યારે સમગ્ર વિશ્વ કોરોના જેવી મહામારી સામે લડી રહ્યું છે ત્યારે કેટલાક મહિલા ડોક્ટર્સ અને નર્સો એવા છે જેઓ પોતાના આરોગ્યની ચિંતા કર્યા વગર અને પરિવારથી દૂર રહીને પણ દર્દીઓને સેવા આપી રહ્યા છે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આજે વાત કરીશું અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો શ્રુતિ સાંગાણીની જેમણે પોતાના એક વર્ષના નાના બાળકથી દૂર રહીને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી અને અતિ ગંભીર દર્દીઓને સારવાર પૂરી પાડી હતી